આ ખરડા હેઠળ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના સ્થાને નેશનલ મેડીકલ કમિશનનું ગઠન થશે અત્યાર સુધી મેડીકલ સંસ્થાનો અને તબીબોના રજીસ્ટ્રેશન સંબંધિત કામ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરતું હતું પણ હવે તમામ કામગીરી નેશનલ મેડીકલ કમીશન કરશે શીતલ વૈશ્નવ એક રેશન એક કાર્ડી કેન્દ્ર સરકારે અન્ન સલામતી યોજનાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાના અને આંધ્રપ્રદેશમાં એક દેશ એક રેશનકાર્ડ યોજનાનો પ્રાયોગિક ધોરણે ગઈકાલથી અમલ શરુ કર્યો છે આ યોજના હેઠળ અન્ન સલામતી કાર્ડ ધરાવતા લાભાર્થીઓ ગુજરાત સહિતના યાર રાજ્યોના કોઈ પણ રેશન શોપ પરથી યોખા અને ઘઉં મેળવી શકશે જે માટે રેશન કાર્ડ ધારકે પોતાનું કાર્ડ આધાર નબર સાથે જોડવું પડશે શીતલ વૈશ્નવ સોમનાથ શૌચાલય સોમનાથ મંદિર ખાતે યાત્રી સુવિધા હેઠળ ચોપાટી ખાતે સાર્વજનિક શૌચાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે

આના નિર્માણ માટે સી એસ આર

અગાઉ યાર દિવસ પહેલા પકડાયેલા બે ઇસમોના રિમાન્ઠ દરમિયાન મળેલી કડીઓના આધારે રાજ્ય ત્રાસવાદી વિરોધી દળે સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની મદદથી આ સફળતા મેળવી હતી

કેન્દ્ર સરકારના જાહેરનામાં બાદ કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા યુઝર્સ યાર્જ લઈને સામાન્ય લોકોની સારવાર કરવા માટેનું સકર્વુલર બહાર પાડવામાં આવ્યું હતું અત્યાર સુધી વીમા હોસ્પિટલોમા વીમાધારક કર્મચારીઓને જ સારવાર મળી રહી હતી

આ ઉપરાંત ગુવાર બાજરી મગફળી મગ દિવેલા તલ મઠ જુવાર શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે આગામી દિવસોમાં સારો વરસાદ થવાની આગાહી હોઈ કચ્છ જીલ્લામાં ફજુ પણ ખરીફ પાકનું વાવેતર વધવાની શક્યતાઓ છે

ટી

ભયાઉ ખાતે એપ્રેન્ટીશ ભરતી મેળાનું આયોજન કરાયું છે તેવું આયાર્થ ઔધોગિક તાલીમ સંસ્થા ગાંધીધામ દ્વારા એક યાદીમાં જણાવાયું છે